આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કેહ્યુ કે ભારતમાં રોકાણ કરવાનો આ સમય ઉત્તમ છે સરકાર પ્રતિબધ્ધ છે કે ઘરેથી કોમ કરવાની તકનીકી ડેટા આધારિત આરોગ્ય સંભાળ સિસ્ટમના વિકાસ તરફ આંગળ વધી રહ્યો છે જે સિસ્તા અને મુશ્કેલી વિના શક્ય બની રહ્યુ છે વ્યવસાયિક કામકાજ પર કોવિડના પ્રભોવ વિશે વોત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે ઘરેલુ રીતે કામ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી રહ્ય છે

તો ફજુ રવિવારે જ દાખલ થયેલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના આગેવાન મનોહર બેલાણીનું કોરોનાને કારણે ગઈકાલે મૃત્યુ થતાં મૃત્યુ આંક્ર થઈ ગયો છે

પાટીલ ભારતીય જનતા પાર્ટી દ્રારા નવસારીમાંથી ત્રીજ ટર્મ માટે ચુંટાયેલા સાસંદ સભ્યશ્રી સીઆર પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે શ્રી સી

પાટિલી હવે વર્તમાન પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના સ્થાને પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ સંભોળશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભાઈતીય જનતા પૌર્ટીના અધ્યક્ષ તરીકે વરાચેલા શ્રી સી

પાટિલને અભિનંદન પાઠવ્યા છે

જિલ્લા શિક્ષણાધિકારી ડો

જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાયાબાદ તેમને આઈસોલેટેડ હોસ્પિટલ અથવા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

સેમ્પલ લેવાયેલ દર્દી સેમ્પલ આપ્યાબાદ એક શહેર થી બીજા શહેરમાં મુસાફરી કરેછે જેથી રોગ ફેલાવવાની ગંભીર સ્થિતિ ઉદભવી શકે છે જેથી તમામ તાલુકા ઓફિસર તેમજ માન્ય ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલના નોડલ ઓફિસરોને સ્પષ્ટ આદેશ કરાયો છે જેમાં સંભવિત દર્દીના સેમ્પલ લીધા બાદ તેમના સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી સંભવિત દર્દીઓને ફોસ્પિટલમાં આઈસોલેટેડ અથવા હોમ ક્વોરેન્ટાઈન કરવાના રહેશે

હવે વર્લ્ડ કપનું આયોજન આંગ્રામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે